ઝારખંડ વિધાનસભાની બાકી રહેલા બે તબક્કાની ચૂંટણી માટેનો પ્રયાર ચરમસીમાએ પહોંચવા લાગ્યો

બ્રિટનમાં ગઈકાલે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી બોરીસ જોન્સનના વડપણ હેઠળની

સત્તાવાર જાહેરનામા મુજબ આ ધારો ગેઝેટમાં ગઈકાલે પ્રકાશિત થતા હવે તે અમલમાં આવ્યો છે

આ સુધારો આસામ મેઘાલય મિઝોરમ અથવા ત્રિપુરાના આદિવાસી લોકોની વસતી ધરાવતા વિસ્તારોમાં લાગુ થશે નફીં એવી જ રીતે બંધારણના છઠ્ઠા પરિશિષ્ટમાં સમાવાયેલા અરૂણાયલ પ્રદેશ મેઘાલય મિઝોરમમાં ઈનર લાઈન પરમીટ રેજીમ લાગુ થાય છે તે વિસ્તારોમાં પણ આ સુધારો લાગુ થશે નહીં ઉલ્લેખનિય છે કે નાગરિકત્વ સુધારા વિધેયકને લોકસભાએ ગત સોમવારે જ્યારે રાજ્યસભાએ બુધવારે બહાલી આપી હતી

તેમણે કહ્યું કે કેટલાક લોકો અસત્ય માહિતી ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો તથા પરિસ્થિતિ ગંભીર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે આસામના નાગરિકોની બંધારણીય જોગવાઈઓની સલામતી સુનિશ્ચિત કરવા ભલામણો સૂયવવા ન્યાયાધીશ બિપ્લવ શર્માના અધ્યક્ષપદે એક સમિતીની રચના કરવામાં આવી છે

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે જસ્ટીસ શર્મા સમિતી તેનું કામ ઝડપથી પુર્ણ કરશે તથા સમિતીએ કરેલી ભલામણો કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે દરમ્યાન આસામના ગુવાહાટી તથા દિબ્રુગઢમાં અયોક્ક્સ મુદ્દતનો કરફ્યુ અમલમાં છે જ્યારે જોરહટ તિનસુખીથામાં રાત્રી કરફ્યુનો અમલ ચાલુ છે આસામ રાઈફલ તથા સેનાના જવાનોને ગુવાહાટી દિબ્રુગઢ મોરાઈગાવ તથા તેજપુરમાં ગોઠવવામાં આવ્યા છે આસામ માટેની રેલ તથા વિમાન સેવાને અસર થઈ છે કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રખાઈ છે

ગઈકાલે રાજ્યસભામાં ચર્ચા વખતે નાણાંમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું

તેમજ આ અંગે વધુ વિચારણા કરવા માટે મંત્રીઓના જૂથની રચના પણ કરવામાં આવી છે સુશ્રી સીતારામનના જવાબ પછી રાજ્યસભાએ એપ્રોપ્રિએશન બીલ લોકસભામાં પાછુ મોકલ્યું હતું

વિદેશ મંત્રાલયના ઉપક્રમે ભારત પ્રશાંત વિષયવસ્તુ ઉપર બે મંત્રણાઓ એક સાથે પ્રથમવાર યોજાશે

દિલ્ફી મંત્રણાની વિષયવસ્તુ છે ભારત પ્રશાંત ક્ષેત્રમાં ભાગીદારીમાં વધારો આ મંત્રણા આજે સાંજથી આવતીકાલ સુધી યોજાશે

લોકસભાએ આ વિઘેથકને અગાઉ મંજુરી આપી છે આ વિઘેથકમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાં સેવા કેન્દ્રી દ્વારા નાણાં સેવા ક્ષેત્રે અપાતી સેવાના નિયમન માટે એક સંયુક્ત સત્તામંડળ વિકસાવવાની જોગવાઈ છે

નાણાં મંત્રી નિર્મલા સીતારામને આ વિધેયક પરની યર્યાનો જવાબ આપતા જણાવ્યુ હતું કે સુચિત સંયુક્ત સત્તામંડળ આંતરરાષ્ટ્રીય નાણાં સેવા કેન્દ્રોના નિયમન માટે સિંગલ વિન્ડોનું કામ કરશે

આ વિઘેયકમાં ત્રણ ડિમ્ડ સંસ્કૃત યુનિવર્સિટીઓને પુર્ણ કક્ષાની કેન્દ્રીય યુનિવર્સિટીઓનો દરજ્જો આપવાની જોગવાઈ છે માનવ સંશાધન વિકાસમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે આ વિઘેયક પરની યર્યાનો જવાબ આપતા જણાવ્યું હતું કે આ વિઘેચક સંસ્કૃતમાં રહેલ જ્ઞાનના ખજાનાને પ્રોત્સાફન આપવાનું પણ કામ કરશે

દરમિયાન ગઈકાલે વિધાનસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે

ગઈકાલે દિધામાં બે દિવસીય વેપાર બેઠકના સમાપન સત્રમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી એક સપ્તાહમાં આ યોજનાનું કાર્ય શરૂ થશે બંગાળના બિરભુમ જિલ્લામાં આવેલો દેઓયા પયામી કોલસા વિસ્તાર વિશ્વમાં બીજા ક્રમાંકનો કોલસાનો જથ્થો ધરાવતો વિસ્તાર છે

સત્તાવાર સુત્રો મુજબ કોલસા મંત્રાલયે દેવાન ગંજ વિસ્તારમાં પ્રથમ તબક્કાનો પ્રોજેક્ટ હાથ ધરવાની મંજરી આપી છે

સરકારી અધિકારીએ જણાવ્યું છે કે આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ખાનગી ક્ષેત્ર દ્વારા ઉપાડવામાં આવશે ઉલ્લેખનિય છે કે ગત જુલાઈ માસમાં શ્રી દેવેન્દ્ર ફડણવીસના વડપણ હેઠળના રાજ્યમંત્રી મંડળે આ યોજનાને માળખાકીય સુવિધા વિકાસ યોજનાનો દરજ્જો આપ્યો હતો

જ્યારે બ્રેક્ઝિટ પક્ષને કોઈપણ બેઠક મળશે નફીં તેવું એક્ઝીટ પોલ જણાવે છે જોકે સત્તાવાર અંતિમ પરિણામો આજે સાંજે જાહેર થાય તેવી સંભાવના છે જો આમ થાય તો બ્રિટનનો આવતા મહિને યુરોપીયન સંઘમાંથી બહાર નિકળવાનો માર્ગ મોકળો બનશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદેશમંત્રી એસ